ગુરુકુળ ના બાળકો ની આરોગ્ય તપાસ માં જાતે રસ લઈ મુખ્યમંત્રી રૂપાણી જોડાયા હતા અને કહ્યું હતું કે ઊગતી પેઢી નાઆરોગ્ય પ્રત્યે ભાજપ સરકાર સમર્પિત છે અને ખર્ચ ના વાંકે કોઈ બાલક સારવાર વગર નું રહેનહીં તેનું ધ્યાન રખાશે તેમણે ઉમેર્થું હતું કે લોકો ની દુર્દશા દૂર થાય અને સમાજનો દરેક વર્ગ ખુશાલી નો અનુભવ કરે તે વહીવટી તંત્ર નું ધ્યેય છે આરોગ્ય તપાસ દરમ્યાનગંભીર બીમારી નું નિદાન થયું હોય તેવા દરેક બાળક ની મોંઘા માં મોંઘી તબીબી સારવાર પણવિનામુલ્ચે કરી આપવાનો બંદોબસ્ત સરકાર કરશે ગુજરાતભરમાં આજે અભિયાન શરૂ થયું છે અને જિલ્લા તાલુકા મથકે સાંસદ તથા ધારાસભ્યોએ ની હાજરીમાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે

આ એપમાં કાર્ડધારકનો આધારનંબર નામ જન્મ તારીખ જતી તથા ફોતોફફ સંબંધિત ડેટા હોય છે અગાઉથી ડાઉનલોડ ઐમ આધાર ના જુના વર્ઝન ને અનઇન્સ્ટોલ કરીને આ નવી એમ આધાર એપને ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવા જણાવાયું છે

એક દિવસીય ત્રણ સીટના યોજાયેલા કાર્યક્રમના પ્રથમ ચરણમાં દુલેરાય કારાણીના સમગ્ર સર્જન પરના સેમિનારમાં વિવિધ વક્તાઓએ પોતાના શોધપત્ર રજુ કાર્ય હતા જયારે સાંજના અંતિમ ચરણમાં કારાણીના કાવ્યો આધારિત સંગીતમથ કાર્યક્રમની પણ રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં દુલેરાય કારાણીના પરિવાર સહિતમોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ ઉપરાંત ઝોનના નવા પ્રવેશદ્વાર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આ અવસરે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

જનરલ હોસ્પિટલમાં તબીબો અને રેસીડેન્ટ ડોકટરો નાં મેડીસીન ક્ષેત્રનાં જ્ઞાનમાં સંવર્ધન થાય અને તેનો લાભ મેડિકલ કોલેજ નાંવિધાર્થીઓ અને હોસ્પિટલમાં આવતા દર્દીઓને થાય એ હેતુસર આયોજિત સુપર સ્પેશિયાલીસ્ટ કોન્ફરન્સને ખુલ્લી મુક તા ડાયરેક્ટર વિ એસ ગઢવીએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજન થી મેડિકલ શિક્ષણ અને દર્દીઓની સારવારનો સમન્વય સાધવાની નેમ છે

આ પ્રકારે દર્દીઓની સારવારની દિશામાં જી

એમ તેમણે ઉમેર્યું હતું

તેમના અવસાનથી સમગ્ર ગાંધીધામ સંકુલમાં શોકની લાગણી પ્રસરી હતી આશુતોષ અંતાણી ક ચ્છ હવા માન કચ્છ જીલ્લામાં ગત સપ્તાહે ઠંડીના ચમકારા બાદ છેલ્લા બે દિવસથી વાતાવરણ વિષમ બન્યું છે